ચંદ્રયાન બે પોતાની સાથે તેર ભારતીય પેલોડ અને એક નાસાનું ઉપકરણ લઈને જવાનું છે આ મિશનમાં ચંદ્રની ભૂ આક્રતિ સંર ચના અને ભુગર્ભીય ગતિવીધિઓનું અધ્યયન કરવામાં આવશે

ફેટ બોય અને બાફલી નામે જાણીતા આ રોકેટને તેના શકિતશાળી કાયોજેનિક એન્જીની સહિત સંપુર્ણપણે ભારતમાં ડિઝાઈન અને વિકસિત કરવામાં આવ્યું છે

મુખ્ય મુદ્દાઓમાં એક બીજા દેશની સરહૃદેથી આવવા જવાની સુવિધા તેમજ ખાસ પર્વ પ્રસંગે યાત્રાળુઓની સંખ્યા નક્કી કરવી વગેરેનો સમાવેશ થાય છે આજની બેઠકમાં ભારત તરફથી સલામતીનો મુદ્દો પણ રજુ કરાયો હતો આ પ્રોજેક્ટ માટેની પાકિસ્તાનની સમિતિમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતાઓના સમાવેશ સામે ભારતે વાંધો દર્શાવ્યો છે કરતાપુર પથ યોજના સાકાર થયા પછી ગુડુ નાનકદેવજીના નિર્વાણસ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબની યાત્રાએ જનારા શીખ શ્રધ્ધાળુઓને સરળતા રહેશે કરતારપુર માર્ગ બન્યા પછી યુસ્ત અને ચોક્કસ સલામતી માટે ઉચ્ય ટેકનોલોજી યુક્ત કાયમી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે

બંને દેશોએ તેને મંજુરી આપી છે આ માટે ભારતની સીમામાં ચારલેનનો ધોરીમાર્ગ બનાવવાનું અને સરહદ પર પુલ બાંધવાનું કામ પૂરજાશમાં ચાલી રહ્યું છે ભારતે આવી જ સુવિધા ઉભી કરવાનો પાકિસ્તાનને અનુરોધ કર્યો છે આ ઉપરાંત ભારતની સરહદમાં ડેરા બાબા નાનક ખાતે યાત્રાળુ કેન્દ્ર બાંધવા પણ આયોજન કરાયું છે

પાકિસ્તાને રાવી નદી પર પુલ બાંધવા તૈયારી દર્શાવી છે આ અંગે પાકિસ્તાનને વિગતો આપવામાં આવી હતી ભારતીય પ્રતિનીધિમંડળનું નેતૃત્વ ગૃહ મંત્રાલયના સંંયુકત સચિવ એસ સી એલ દાસે કર્યુ હતું અને તેમાં વિદેશ મંત્રાલય સંરક્ષણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પંજાબ સરકારના અધિકારીઓ હાજર રહયાં હતા

તેમની સામે સરકાર વિરોધી ષડયંત્ર ઘડવાના આરોપ છે એનઆઈએ દ્વારા ગઈકાલે ચેન્નાઈમાં સૈયદ મહંમદ બુખારી અને હસન અલી તથા હનીફ મહંમદના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તેઓ અંસરૂલ્લા ત્રાસવાદી જૂથ રચી રહ્યા છે અને ત્રાસવાદી હ્મલાઓ માટે નાણાં એકઠાં કરી રહ્યાં છે દરોડા દરમિયાન જેહાદી પ્રવૃત્તિને લગતું સાહિત્ય અને કેટલાંક સાધનો પકડ્યાં છે

પી

રાંચીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહયું કે નવા સભ્યોની નોંધણીમાં સંખ્યાત્મક અને ગુણાત્મક પાસાં ધ્યાનમાં લેવાશે

ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કુમાર સંજીગ કૃષ્ણાએ જણાવ્યું કે સરકાર ખર્ચની પરવા વિના તમામ સહાય પુરી પાડી રહી છે આઠ જણે જીવ ગુમાવ્યા છે આપત્તિ વ્યવસ્થાપન દળો રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે

શિકાર ન થાય તેનું ધ્યાન આપવામાં આવ્યું છે અમારા સંવાદદાતા જણાવે છે કે બ્રહ્મપુત્રા સહિત ઘણી નદીઓમાં પુર આવ્યા છે અને ભયજનક સપાટીથી ઉપર પાણી વહી રહયાં છે

વહીવટી તંત્ર ધધ્વરા જીવન જરૂરી ચીજવસ્તુઓ દવાઓ વગેરે આપવામાં આવ્યું છે

સતત વરસાદને કારણે નેપાળના જુદા જુદા વિસ્તારોમાં સામાન્ય જનજીવન પર અસર થઇ છે જેમાં સૌથી વધુ તરાઇ પ્રદેશ અને દક્ષિણ વિસ્તારને અસર થઇ છે વરસાદના કારણે હજારો ઘરને નુકસાન થયું છે અને લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા છે ઘણા ધોરીમાર્ગ પણ બંધ કરાયા છે નેપાળ પોલીસ શસસ્ત્ર દળ અને સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે

વિવિધ નદીઓમાં પાણીના સ્તર વધી રહ્યા છે તો કેટલીક નદીઓ તેના ભયજનક સપાટીથી ઉપર વઠ્ઠી રઠ્ઠી છે નદીઓ અને નજીકના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે હવામાન વિભાગે મધ્ય અને પૂર્વ નેપાળમાં ભારે વરસાદની આગાહી કરી છે

છઠ્ઠ જુને પંજાબના મંત્રીમંડળમાં કરાયેલા ફેરફારોમાં નવજાનસિંહ સિધ્ધુનું ખાતુ બદલીને ઉર્જા વિભાગ સોંપવામાં આવ્યો હતો

ઈગ્લેન્ડ વિશ્વકપમાં ચોથીવાર ફાઈનલ રમી રહયું છે જયારે ન્યુઝીલેન્ડ બીજી વાર રમી રહયું છે જા કે અત્યાર સુધીમાં બંને પૈકી કોઈ ફાઈનલ જીત્યા નથી